તો ભુજ તાલુકાના કે જેમાં અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ થયો હોય તેવી પટેલ યોવીસીના સાત ગામોમાં ભાદરવી ભુસાકાએ ગઈકાલે દોઢથી યાર ઈંચ જેટલુ પાણી વરસાવી દીધુ હતું જયારે સામત્રા અને સુરજપર કોરા રહ્યા હતો તો રામપર વેકરામાં બપોરે બે કલાકમાં યાર ઈંચ પાણી વરસી ગયુ હોવાના સમાચાર છે

દરમ્યાન શનિવાર થી છુટા છવાયા વરસાદ સાથે શરૂ થયેલ વરસાદી માહોલ આગામી બુધવાર સુધી રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન કચેરી દ્રારા કરવામાં આવી છે કલ્પના શાહ્ વીજળી થોડા સમયના વિરામ બાદ સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લામાં અબડાસાલખપતનખત્રાણા તાલુકા તેમજ પુર્વ કચ્છના રાપર અને ભયાઉ તાલુકામાં મુશળધાર મેઘમહેર બાદ ગઈકાલે માંડવી તેમજ ભુજ તાલુકાના તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે થયો હતો માંડવ તાલુકાના માંડવી ઉપરાંત ભાડિયાબિદડાગુંદીયાળી સહિતના વિસ્તારમાં વરસાદ થયો હોવાના અહેવાલ છે તો ભુજ શહેર તેમજ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તાર બન્ની પચ્છમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થયો હતો

બપોર બે વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે વરસતા વરસાદમાં ધરની બહાર પડેલી વસ્તુ લેવા જતા તેના પર આકાશી વીજળી ત્રાટકતા ગંભીર રીતે દાઝી જવાથી તેને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપશ્યુ હતું પશ્ચિમ કચ્છમાં અન્ય બે થી સ્થળે વીજળી પડવાના બનાવ બન્યા હોવાના અહેવાલ મળ્યા છે જેમાં નખત્રાણાના રામપર રોહામાં વાડીમાં કામ કરતા ખેતમજીરો નજીકમાં જ આકાશી વીજળી ત્રાટકતા તેઓ હેબતાઈને બેભાન બની ગયા હતા જેમને નખત્રાણા ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી બીજીબાજુ અબાડાસાના કોઠારા ગામે મંદિરના ગુંબજ પર વીજળી પડતા તેમાં ગાબડ઼ પડ્યુ હોવાનું તેમજ માંડવીના મેરાઉ વાડી વિસ્તારમાં નાળિયેરના ઝાડ પર વીજળી પડતા તે ક્ષતિગ્રસ્ત બન્યુ હતું મેરાઉ વાડી વિસ્તારમાં પવન સાથેના વરસાદમાં કેટલાક મકાનોના નળિયા ઉડી જવાના બનાવ પણ બન્યા હતા

જિલ્લામાં શહેરી ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં પણ છેલ્લા કેટલાક સમયથી વિશાળ પંડાલોમાં ગણપતિ ઉત્સવનું આયોજન કરાતુ હોય છે ત્યારે આજે ઠેર ઠેર વિશાળ મંડપો અને ગલી મહોલ્લા સોસાયટીઓમાં તેમજ વ્યક્તિગત રીતે ગણેશ સ્થાપનની વિધિ ભક્તિભાવ પુર્વક કરાશે તેમજ ત્રણ પાંચ સાત કે નવ દિવસ સુધીના ગણેશોત્સવનું આયોજ કરાશે જેમા વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્રારા વિવિધ રીતે હોંશભેર ઉજવણી કરાશે તો બીજી બાજુ જૈન સંપ્રદાયના કેટલાક સંઘ દ્રારા આજે સંવત્સરી પર્વની ઉજવણી ધર્મઆરાધનાના અંતિમ ચરણમાં આજે અને આવતીકાલે ક્ષમાપનાના પર્વ સવંત્સરી પ્રસંગે વ્યાખ્યાન બારસા સુત્રનું વાંચન પ્રતિક્રમણસામુહિક ક્ષમાપના સહિતની ધાર્મિક વિધિઓ તેમજ ઉપવાસ સહિતની ધાર્મિક તપ દ્રારા જૈનો આત્મશુધ્ધિના માર્ગે અગ્રેસર થશે